કોવીડ મહામારીનો મૃત્યુદર ઘટાડવો

કેન્દ્રીય ગૃહમંત્રાલયે જણાવ્યું કે આ દિશાનિર્દેશો રાજયોથી પ્રાપ્ત થયેલા સુચનો સંબંધિત કેન્દ્રીય મંત્રાલયો સાથે પરામર્શ કરીને તૈયાર કરવામાં આવેલ છે જો કે કેન્દ્રિય ગૃહમંત્રાલયે રાજય સરકારોને કોરોના સંક્રમિત વિસ્તારોને સ્પષ્ટરૂપે જણાવવા પણ કહયું છે જેથી કોરોનાના ચેપને વધતો અટકાવી શકાય આવા વિસ્તારોમાં માત્ર જરૂરી કામકોની જ પરવાનગી આપવામાં આવશે જે તે રાજયમાં સંક્રમિત વિસ્તારની દેખરેખ રાજય સરકારે રાખવાની રહેશે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય પણ કોરોના સંક્રમિત વિસ્તારોમાં યોગ્ય દિશાનિર્દેશોનું પાલન થાય છે કે કેમ તે અંગે ખાસ નજર રાખશે

પ્રધાનમંત્રીએ કહ્યું કે દેશની વિશાળ વસતી માટે રસીકરણ અને સારવારની વ્યવસ્થા સાથે જ આ પ્રક્રિયામાં સામેલ હોય તેવી વિવિધ એજન્સીઓ વચ્ચેના સમન્વય અને તેમની ભૂમિકા ઉપર ધ્યાન આપવું જરૂરી છે આ રાષ્ટ્રીય પ્રયાસમાં ખાનગી ક્ષેત્ર અને નાગરીક સમાજ બંનેએ ભૂમિકા અદા કરવી પડશે પ્રધાનમંત્રી મોદીએ રાષ્ટ્રીય પ્રયાસના માળખાગતન ચાર માર્ગદર્શક સિધ્ધાંત આપ્યા હતા જેમાં તેમણે પ્રથમ નબળા સમુહોની ઓળખ કરવા અને શરૂઆતમાં તેમને રસીકરણની પ્રાથમિકતાને ધ્યાનમાં લેવા જણાવ્યું હતું જેમાં ડોકટર નર્સ આરોગ્ય કર્મચારી તબીબી સેવા સિવાયની સેવાઓ સાથે જોડાયેલા આગવી હરોળના કોરોના થોધ્ધા અને સામાન્ય જનતાનો સમાવેશ થાય છે

શ્રી મોદીએ વ્યાપક રૂપે ઉપલબ્ધ ટેકનોલોજી વિકલ્પોના મુલ્યાંકન કરવા અંગે પણ અધિકારીઓને નિર્દેશ આપ્યા જેથી બધા માટે સમયબધ્ધ રીતે રસીકરણનો રાષ્ટ્રીય પ્રયાસ સંભવ બની શકે પ્રધાનમંત્રીએ નીર્દેશ આપ્યો કે વ્યાપક રસીકરણ માટે એક વિસ્તૃત યોજના તાત્કાલિક ોધરણે બનાવવાની આવશ્યકતા છે આ બેઠકમાં રસીને વિકસાવવા અંગેના વર્તમાન પ્રયાસો અંગે વિસ્તૃત ચર્ચા વિચારણા કરવામાં આવી હતી

ડોકટર દિવસ નીમિત્તે પ્રધાનમંત્રીએ કરેલા ટવીટમાં તેમણે જણાવ્યું છે કે સંકટના આ સમયમાં ડોકટરો અને નર્સો ઇશ્વરનું સ્વરૂપ છે તેમણે કહયું કે માતા બાળકને એકવાર જન્મ આપે છે પરંતુ ડોકટર કેટલીયવાર જીંદગી બક્ષે છે પ્રધાનમંત્રીએ કહ્યું કે ડોકટર લોકોના પ્રાણ બચાવે છે પરંતુ આપણે કયારેય તેનું ઋણ ચુકવી શકતા નથી તેમણે કહયું કે આ દરેક નાગરીકનું કર્તવ્ય છે કે દેશ માટે પોતાની સેવા આપનારાઓનું સન્માન કરે

પ્રધાનમંત્રીએ કહ્યું કે દેશ માટેની તેમની સેવાઓ અમુલ્ય છે

આ પ્રક્રિયા સંપુર્ણરીતે ઓનલાઇન તેમજ સ્વ ઘોષણા પર આધારીત હશે નોંધણી માટે આધાર નંબ આપવી ફરજીયાત છે

એમએસએમઇ મંત્રાલયના જણાવ્યા મુજબ આ પોર્ટલ ઉદ્યોગ સાહસિકોને શું કરવુ જોઇએ અને શું જાણવુ જોઇએ તેના વિશે સ્ટેપ બાય સ્ટેપ માર્ગદર્શન પરુ પાડશે નોંધણી પ્રક્રિયા વિના મુલ્ય છે

આ અભ્યાસક્રમ આઇઆઇટી મદ્રાસ ધ્વારા સંચાલિત કરવામાં આવે છે

ઉચ્ચ ગુણવત્તાયુકત શિક્ષણ માટે ઓન લાઇન પ્રણાલી મોટાપાયે અપનાવવામાં આવે છે અને ઓનલાઇન અભ્યાક્રમોમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ રસ લઇ રહયાં છે

કેન્દ્રીય વન પર્યાવરન અને આબોહવા પરીવર્તન મંત્રી પ્રકાશ જાવડેકરે લોકોને સારા ભવિષ્ય માટે વૃક્ષો વાવવા અને તેમની જાળવણી કરવા અનુરોધ કર્યો છે

કેદારનાથ બદ્રીનાથ ગંગોત્રી અને યમુનોત્રીની યાત્રા માટે સરકારે દિશા નિર્દેશ જાહેર કર્યો છે ઉત્તરાખંડના લોકોને જ આ યાત્રામાં સામેલ થવાની પરવાનગી આપવામાં આવશે

કન્ટેન્ટમેન્ટ ઝોન કે બફરક્ષેત્રની કોઇ વ્યકિતને ચારધામની યાત્રાની પરવાનગી આપવામાં આવશે નહી

ટી ઇ કોર્પોરેશનને રાષ્ટ્રીય સુરક્ષા માટે ખતરારૂપ જાહેર કરી છે કમિશનના અધયક્ષ અજીત પાઇએ જણાવ્યું કે આ બંને કંપનીઓનો ચીન સાથે ગાઢ સંબંધ છે તેમણે કહ્યું કે અમેરીકી સરકાર ચીનની કમ્યુનિસ્ટ પાર્ટીને અમેરીકાના દુરસંચાર નેટવર્ક સાથે કોઇપણ પ્રકારના છેડછાડ નહી કરવા દે અમેરીકા અને ચીન વચ્ચે વ્યાપાર કોરોના વાયરસ અને સુરક્ષા મુદ્દાને લઇને વધતા તણાવની તાજેતરની પરીસ્થિતિમાં ફેડરલ કમ્યુનિકેશન કમિશને ચીની કંપનીઓની તપાસ વધારી દીધી છે